ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં વિરોધ પક્ષોના ધોઘાંટ વચ્ચે ગઇકાલે સંસદના બંને ગૃહોની કાર્યવાહી વારંવાર મોકુફ રહી ે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉત્તર પ્રદેશના ગોરખપુરના ચૌરી ચૌરામાં ચૌરી ચૌરા શતાબ્દી ઉજવણીનો આરંભ કરશે ઃ સંરક્ષણ મંત્રી રાજનાથસીંહ એશિયાના સૌથી મોટા એરો શો નો બેંગલુરૂ ખાતે આરંભ કરાવશે

લોકસભામાં ગૃહને બેઠક બે વાર સ્થગિત કરાયા બાદ એક દિવસ માટે મોક્રફ રખાઈ હતી ગૃહની કામગીરી શરૂ થતાં કોંગ્રેસ ડીએમકે તૃણમૂલ કોંગ્રેસ વામપંથી દળો સમાજવાદી પક્ષ તથા શિવસેના સહિત અન્ય દળોએ સરકાર વિરોધી સૂત્રોચ્યાર કર્યા હતા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલએ સભ્યોને ગૃહમાં વ્યવસ્થા જાળવવા વારંવાર વિનંતી કરી હતી અને મુદ્દો ઉઠાવવા પૂરતો સમય મળશે તેમ જણાવ્યું હતું રાજ્યસભામાં પણ ખેડૂત આંદોલન મુદ્દે વિરોધ પક્ષોના હંગામાના કારણે બેઠક ત્રણ વાર સ્થગિત થયા બાદ તેને એક દિવસ માટે મુલતવી રખાઈ હતી સભાપતિ શ્રી નાયડુએ ખેડૂત મુદ્દા પરની વાતચીત આવતીકાલે રાષ્ટ્રપતિ અભિભાષણ પરની ચર્ચા દરમિયાન મુકવા જણાવ્યું હતું પરંતુ વિરોધપક્ષો દ્વારા ઘોંઘાટ યાલુ રખાતા બેઠક સ્થગિત કરાઈ હતી તોમર લોકસભા કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે ત્રણ કૃષિ કાયદાઓના વિરોધ આંદોલનમાં મૃત્યુ પામનાર ખેડુતોના પરીવારને વળતર આપવાનો કોઇ પ્રસ્તાવ નથી કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ગઇકાલે લોકસભાના એક પ્રશ્નના લેખિત જવાબમાં આ જાણકારી આપી

લોકસભા ખાંડ ગ્રાહકોની બાબતો ખોરાક ને જાહેર વિતરણ રાજયમંત્રી રાય સાહેબ દાનવે કહયું છે કે ખાંડની મિલોની સહાય માટે ત્રણ હજાર પાંચસો કરોડ રૂપિયાની મંજુરી આપવામાં આવી છે

ઉત્તરપ્રદેશ ચૌરીયૌરા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિડીયો કોન્ફરન્સીંગ ધ્વારા ઉત્તરપ્રદેશમાં ઐતિહાસીક ચૌરી ચૌરા ઘટનાના સો વર્ષ પુર્ણ થયા તે અંતર્ગત રાજયમાં શતાબ્દી ઉજવણીનો પ્રારંભ કરાવશે ચૌરી ચૌરા ઘટનાની આખા વર્ષ દરમિયાન યાલનારી ઉજવણીના કાર્યક્રમોની તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે આવતીકાલે થોજાનારા રાજયકક્ષાના ઉજવણી કાર્યક્રમમાં શ્રી મોદી ચૌરી ચૌરા ઘટનાની સ્મૃતિમાં એક ટપાલ ટીકીટનું વિમોચન કરશે આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહેશે રાજયના દરેક જીલ્લાઓમાં શહીદોની સમાધિ સ્થળ પર વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે

સમાધિ સ્થળો શૈક્ષણિક સંસ્થાઓ ને કેટલાક સ્થળોએ પોલીસ બેન્ડ રાષ્ટ્રીય ધુન વગાડશે

સમગ્ર રાજયમાં ખાસ સ્વચ્છતા ભિયાન યલાવવામાં આવશે રાજનાથ એરો ઇન્ડિયા સંરક્ષણ મંત્રી રાજનાથસીંહ એશિયાના સૌથી મોટા એરો શો નો આજે બેંગલુરુ ખાતે આરંભ કરાવશે દર વર્ષે યોજાતા આ એરો શોમાં આ વર્ષે કોવિડ રોગયાળાને કારણે પ્રદર્શન હાઇબ્રીડ રીતે આથોજીત કરવામાં આવશે પ્રદર્શનમાં કેટલીક પ્રવૃતિઓ વર્ચ્યુઃ લ માધ્યમથી યોજાશે

તેમણે ઉમેર્યું કે આ નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવશે

શ્રી નીશંકે જણાવ્યું કે બોર્ડની પરીક્ષાઓ યોથી મે થી શરૂ થશે

પ્રથમ પાળીમાં સવારે સાડા દશ થી બપોરે દોઢ વાગ્યા સુધી ને બીજી પાળીમાં બપોરે ઢી વાગ્યાથી સાંજના સાડ પાંચ વાગ્યા સુધી પરીક્ષા યોજાશે પરીક્ષાની તારીખોની જાહેરાત કરતા શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે ગત્યના વિષયો વચ્ચે પુરતો સમય રાખવામાં આવશે જેથી વિદ્યાર્થીઓ કોઇપણ પ્રકારના તણાવ વગર પરીક્ષાઓની તૈયારીઓ કરી શકે

ગુજરાતમાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે

કીવિડ કેન્દ્રીય ટીમ કેન્દ્ર સરકારે કોરોના સંક્રમણને રોકવા માટે કેરળ ને મહારાષ્ટ્રમાં બે ઉચ્ચકક્ષાની ટુકડી મોકલવાનો નિર્ણય કર્યો છે આ ટુકડી બંને રાજયોમાં કોરોના સંબંધિત લોકોના આરોગ્ય સાથે જોડાયેલી બાબતોના સંચાલનમાં મદદ કરશે